પ્રથમ લોકસભા અને બાદ રાજ્યસભામાં પસાર થયેલ આ મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ ખરડો હવે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે

સમગ્ર રાજયમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોની સાથે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે

બનાસકાંઠામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ચાલી રહેલી રાહત કામગીરી અંગે પણ શ્રી કોઠારીએ વિવિધવિભાગો સાથે સમીક્ષા કરી માહિતી મેળવી હતી

જેના પરિણામે કચ્છ પરથી દુષ્કાળના ઓળા દૂર થવાની આશા કચ્છવાસીઓમાં જાગૃત થઈ છે